દેશની એકતા માટે સરદાર સાહેબની કુનેહ અને પ્રતિબદ્ધતાને કરને જ આજે દેશ અખંડ છે જો સરદાર ન હોત તો દેશનો નકશો અલગ જ હોત

સેનાને બારામુલ્લાના બોનીયારમાં આતંકવાદીઓ ઘુસ્યા હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું

આયુષ ઇન્ડિયા એક્ષ્પોને ખુલ્લો મુકતાં કેન્દ્રના ક્રષિ કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પરષોત્તમ રુપાલાએ આયુર્વેદ સારવાર પદ્ધતિ અને દવાઓના પ્રચાર પ્રસાર ઉપર ભાર મુક્યો હતો

આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ પોતાની અરજી વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કરી સંપૂર્ણ વિગતો ભરીને આધાર પુરાવા સાથે નર્મદા જિલ્લા રમતગમત અધિકારીને મોકલી આપવાની રહેશે

જેમાં પાણીના હાલમાં ઉપલબ્ધ પણ બંધ બોરનું રીડીલીંગનવા બોરનું નિર્માણનવી લાઈનો તથા જરૂરી સાધનો વિકસાવવાના હેતુથી રૂપિયા અઢી કરોડની ગ્રાન્ટ મંજુર કરાઈ હતી

દિવસ આખો ધોમધખતો તાપ સહન કર્યા બાદ રાત ઢળતાંજ શિતળતાભર્યા ખુશનુમા વાતાવરણનો લોકો અનુભવ કરી રહ્યા છે ત્યારે હજુ એક પખવાડિયું કચ્છમાં વિષમ વાતાવરણનો આ દોર જળવાયેલો રહેશે તેવો વર્તારો હવામાન વિભાગે આપ્યો છે

જેથી દિવાળીના તહેવાર સમયે જ ઝાકળવર્ષા સાથે લોકો ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવશે